મતદાર યાદીમાં મતદારોની ફોટા સહિતની વિગતોમાં સુધારો કરવા અવસાન પામેલ તથા સ્થળાંતરિત થયેલાં મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર કરવા તેમજ તમામ મતદારોની વસ્તી વિષયક વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ

આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકશે ચુંટણી પંચ ધ્વારા આજથી દેશવ્યાપી મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ જાહેર કરાયો છે

આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક પરીવારમાં એક મતદાતાને યુઝરનેમ અને પાસવર્ડ અપાશે તે ધ્વારા મતદાતા નોંધણી કરીને દસ્તાવેજો અપલોડ કરી શકાશે આ માહિતી તાલુકા મતદાન અધિકારીની કચેરી દ્વારા ચકાસવામાં આવશે

તે ઓન લાઈન અને ઓફ લાઈન પણ શકય બનશે રાજ્યભરમાં આજથી પોષણ માસની ઉજવણીનો પ્રારંભ થયો છે આજથી શરૂ થયેલા સપ્ટેમ્બર મહિના દરમયાન રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશે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

તેમાં પ્રભાત ફેરી પોષણ મેળા પોષણ રેલી યુવા રેલી વાનગી નિદર્શન પ્રધાનમંત્રી માત્રવંદના યોજના વગેરે અંગે કાર્યક્રમો યોજાશે પોષણ માહના પ્રથમ દિવસે આજે પાટણ જિલ્લાના તમામ તાલુકા મથકોએ વિવિધ પોષણ કાર્યક્રમો યોજાયા હતા પાટણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી

પારેખ દ્વારા જિલ્લા પંચાયત ખાતેથી પોષણ રેલીનું પ્રસ્થાન કરાવી પોષણ માહ ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિદેશમંત્રી એસ જયશંકર તેમજ મંત્રીઓ મહાનુભાવો અને આમંત્રિતો સાંજે સાત વાગે પ્રધામંત્રીશ્રીના હસ્તે થનારા આ ઉદઘાટન વેળાએ ઉપસ્થિત રહેશે

મીટર જમીન આ ભવન માટે ફાળવી આપી હતી

ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીમાં ગુજરાતીઓને માત્ર આવાસ સુવિધા જ નહિ સાથોસાથ ગૂજરાતના પારંપરિક હસ્તકલા કારીગીરી કસબ ની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઓદ્યોગિક રોકાણ માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે સેલવાસમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું

તેમણે ઉમેર્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ ઘરોમાં પાણી વીજળી સ્વચ્છતા અને ગેસ પહોંચ્યા છે

શ્રી શાહે શ્રમ યોગી પ્રસાદ યોજનાની પ્રશંસા કરી જે તેમના કાર્યક્ષેત્ર નજીક મજૂરોને પોષણક્ષમ પોષક ભોજન પ્રદાન કરશે પ્લાસ્ટિક વપરાશ અને પર્યાવરણીય સંકટનો મુદ્દો ઉઠાવતા શ્રી શાહે મહિલાઓને પ્લાસ્ટિકની થેલીઓને કાપડની થેલીઓથી બદલવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે પ્રધાનમંત્રીનાં સ્વચ્છ ભારતના દેષ્ટિકોણને આ પગલાથી વેગ મળશે

આ સાથે જ મીટર પણ લગાવવામાં આવશે

આ પહેલા પાણીનો બગાડ અટકાવી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે પ્રકારની સિસ્ટમ વિક્સાવી પડશે

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવતસરીનો પાવન પર્વ ઉજવાશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લોકો ભગવાન ગણેશની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરશે અને ગણપતિ બાપા મોરિયાના નાદથી ગણેશ મંડપ ગૂંજી ઉઠશે

શહેરમાં વિવિધ જગ્યાએ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે